તેમણે કહ્યું કે ભારતના પરંપરાગત રમકડા કુદરતી તત્વો રંગો અને પર્યાવરણને અનુકુળ હોવાથી સલામત છે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

યૂંટણી શાંતિ અને મુક્ત રીતે યોજી શકાય તે માટેની તૈયારીઓ સંદર્ભે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ ગઇકાલે પત્રકાર પરિષદ યોજી હતી તેમણે જણાવ્યું હતું કે તમામ મથકો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે ખાસ કરીને જે મતદાન મથકો સંવેદનશીલ છે ત્યાં વિશેષ તકેદારી રખાશે

ટી

નર્મદાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લાના મતદાન સ્થળો સહિત સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ચૂંટણી ઉજવણીમાં નિર્ભિકપણે ઉત્સાહભેર ભાગ લઇ અને મહત્તમ મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડી એ શાહે અનુરોધ કર્યો

વી એમ સાથે ચૂંટણી સ્ટાફને રવાના કરવામાં આવ્યા તાપીના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લાના વડા મથક વ્યારા ખાતે આવેલ કોલેજમાં જિલ્લા કલેકટરના નિરીક્ષણ હેઠળ ઈવીએમ મશીનો ચેક કરીને જિલ્લાના વિવિધ મતદાન મથકો પર તેની ફાળવણી કરી રવાના કરવામાં આવ્યા હતા